ધોરાડ સંવર્ધન કેન્દ્ર માટે સૂચન કરાયું

આ બેઠકમાં વન્ય પ્રાણીઓના સંદર્ભમાં ચાર જેટલા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા રાજ્યમાં રેવન્યુ વિસ્તારમાં રંજાડમાં પકડાયેલા દિપડાઓને જયારે છોડવામાં આવે ત્યારે તેમને રેડિયો કોલર કરીને છોડવામાં આવશે તેવો મહત્વપૂર્ણ નિર્ણય આ બેઠકમાં કરવામાં આવ્યો છે જેથી માનવવસ્તીને રંજાડતા દીપડાઓને રેડિયો કોલર દ્વારા લોકેશન ટ્રેસ કરીને પકડવામાં વનવિભાગને સુગમતા રહેશે કેન્દ્ર સરકારની જરૂરી પરવાનગી મળ્યેથી ગુજરાતમાં દીપડાની વધતી વસ્તીના નિયંત્રણ માટે સ્ટરીલાઈઝેશન પ્રક્રિયા હાથ ધરાશે રાજ્યમાં જોવા મળતી ધોરાડ ખડમૌર પ્રજાતિ પક્ષીના સંવર્ધન માટે સ્ટેટ ઓફ ધી આર્ટ બ્રિડીંગ સેન્ટર પી

ધોરણે ઊભુ કરવા પણ મુખ્યમંત્રી એ વનવિભાગને સૂચન કર્યું છે આ ઉપરાંત કચ્છ પ્રદેશમાં ધોરાડ પક્ષીઓને વીજવાયરથી થતા અક્સ્માતને નિવારવા અંડર ગ્રાઉન્ડ વાયરીંગની સંભાવનાઓ ચકાસવા માટે પણ મુખ્યમંત્રીએ વનવિભાગને જણાવ્યું છે

વાયબ્રન્ટ સ્ટાર્ટઅપ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સને વેગ આપવાની નેમ વ્યક્ત કરતા જણાવ્યું છે કે રાજ્ય સરકારના બધા વિભાગોના પડકારોના ઉપાય આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સ દ્વારા લાવી શકાય રાજ્યની યુનિવર્સિટીઓ અને કંપનીઓ જે ઈનોવેશન અને યુવા સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપે છે તેમના સંયોજનથી એક કોન્ફરન્સ યોજી બધાના ઇન્વોલ્વમેન્ટથી આ ચેલેન્જીસના ઉપાયો આપણે લાવવા છિં મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત સાયન્સ સીટી ખાતે વાયબ્રન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ટેકનોલોજી સમિટને ખુલ્લી મુકતા જણાવ્યું કે યુવાનોની શક્તિ સામર્થ્ય દ્વારા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની કલ્પના મુજબના નવા ભારતના નિર્માણમાં યુવાનોની અહમ ભૂમિકા બની રહેવાની છે શોધ સંશોધનની જરૂરીયાત સમજાવવા તેમણે કહ્યું કે જરૂરિયાત સંશોધનની જનની છે જરૂરીયાત ઉભી થાય તો વિચાર આવે અને તેમાંથી નવું સંશોધન થતું હોય છે

ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિકાસ માટે ખૂબ જ જરૂરી છે

ક્ષેત્રમાં છેલ્લા બે દાયકામાં ભારત વિશ્વસ્તરે ઊભરી આવ્યું છે એમેઝોન ગુજરાતના પ્રેસિડેન્ટશ્રી રાહુલ શર્માએ જણાવ્યું કે ડેટા ક્લાઉડથી કમ્પ્યુટર વિજ્ઞાનની પ્રાયોગિક તકનીક અને તેની સઘળી માહિતી આજે સાર્વજનિક બની છે

ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાધાણીએ નાગરિક્તા સુધારા ખરડા લોકસભા અને રાજ્યસભામાં બહ્મતીથી પસાર થવા બદલ કેન્દ્રની સરકારનો આભાર માન્યો આ બિલ પસાર થવાથી રાજ્યમાં વસતા શરણાર્થીઓ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી

વરસાદ ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં સર્જાયેલા હવાના હળવા દબાણની અસર રાજ્યમાં પણ જોવા મળી છે આજે સવારથી જ ધુમ્મસછાયા વાતાવરણ વચ્ચે હવામાનમાં ફેરફાર થયો હતો તેના કારણે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના ધણા જિલ્લાઓમાં વરસાદી ઝાપટાં પડ્યાં છે કચ્છ જિલ્લામાં માંડવી લખપત અબડાસા નખત્રાણા સહિતના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ વરસ્યો હતો ખાવડામાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો તો પૂર્વ કચ્છના ગાંધીધામ વિસ્તારોમાં બપોરે વાતાવરણમાં પલટો આવ્યો હતો

દ્વારકા જિલ્લાના ખંભાળીયા પંથકમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદના છાંટણા થયાં છે સલાયા પંથક સહિતના વિસ્તારોમાં વરસાદી મોજુ જોવા મબ્યું જેથી જીરૂના પાકને નુકસાન થવાની ભીતી દ્વારકા પંથકના ખેડૂતો સેવી રહ્યા છે જામનગર જિલ્લાના કાલાવાડના ભાડુકીયા અને પીપર ગામમાં ધોધમાર વરસાદના અહેવાલ મળી રહ્યા છે કમોસમી વરસાદના પાણી અનેક ખેતરોમાં ભરાયાં છે

પાટણ જિલ્લામાં સિધ્ધપુર યાણસ્મા સમી હારીજ રાધનપુર અને સાંતલપુર સહિતના વિસ્તારોમાં ધૂળની ડમરીઓ સાથે છૂટાં છવાયા વરસાદી ઝાપટાં થયાના અહેવાલ છે કમોસમી વરસાદથી પાટણના ખેડૂતોને એરંડા અને જીરાના પાકને નુકસાન થવાની ચિંતા સતાવી રહી છે